પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે ગુજરાતે જળ વ્યવસ્થાપન વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે સમગ્ર દેશમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ ક્રમ મેળવ્યો છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કોંગો ફિવરના કારણે બે મહિલાઓનાં મોત જૂનમાં લેવાયેલી કંપની સેક્રેટરી પરીક્ષાનું ગઇકાલે પરિણામ જાહેર થયું છે

અમદાવાદે ગાંધીનગરમાં રમાઇ રહેલી આંતર જિલ્લા ફૂટબોલ સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં આગામી બીજીથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન સોળમા ગ્રામિણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે

આરોગ્ય કમિશ્નર જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં એક એક એમ બે મહિલાઓના કોંગા ફિવરના શંકાસ્પદ લક્ષણો સાથે મોત નિપજ્યા હતા જેથી તકેદારીના ભાગરુપે આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી છે

મુસ્તુફા સિબાતારાએ ઓલ ઇન્ડિયા લેવલે પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે એક્ઝિક્યુટિવ પરીક્ષામાં અનંતિદતા સહા એ ઓલ ઇન્ડિયા લેવલ પર અગિયારમો જ્યારે મયુર મોદીએ બાવીસમો ક્રમ મેળવ્યો છે

દક્ષિણ ગુજરાત સિવાયના પ્રદેશમાં વરસાદ થવાની આગાહી આપતા શ્રી સરકારે કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને વરસાદનો વધુ એક રાઉન્ડ આગામી ત્રણ દિવસમાં મળશે

દરમ્યાન અમારા પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થયેલા અહેવાલ પ્રમાણે દાહોદ મહીસાગર અરવલ્લી મહેસાણા તથા સાબરકાંઠામાં વરસાદ પડયો હતો અમદાવાદમાં પણ વાદળછાયાં વાતાવરણ વચ્ચે હળવા ઝાપટાં નોંધાયા હતા આણંદ જિલ્લાના અમારા પ્રતિનિધી જણાવે છે કે જિલ્લામાં સર્વત્ર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો

જયારે આણંદમાં સાત મીલીમીટર પેટલાદ અને બોરસદમાં પાંચ ખંભાતમાં ત્રણ અને સોજિત્રામાં બે મિલીમીટર વરસાદ વરસ્યો હતો

સ્પર્ધાની પ્રથમ સેમીફાઇનલમાં અમદાવાદનો મુકાબલો રાજકોટ સાથે થશે જયારે બીજી સેમીફાઇનલમાં ગાંધીનગર અને જૂનાગઢ રમશે

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલુ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ખાતે યોજાનાર લોકમેળામાં આગામી બીજીથી પાંચમી સપ્ટેમ્બર દરમિયાન સોળમા ગ્રામિણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવ્યું છે ભાગ લેવા ઇચ્છુક રમતવીરોએ આવતીકાલ સુધીમાં અરજી કરવાની રહેશે

આ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને વિવિધ રકમના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરાશે ગ્રામિણ ઓલમ્પિક્સમાં ભાગ લેવા ઇચ્છૂક જિલ્લા ગ્રામ્યની ટીમો તેમજ રમતવીરોએ તેમના પ્રવેશ ફોર્મ જિલ્લા રમતગમત અધિકારી સુરેન્દ્રનગરને આવતીકાલો એટલે કે અદ્વાવીસમી ઓગસ્ટ સુધીમાં સમયસર મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે

વડોદરાની તરસાલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે સ્કીલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત ઓછૂં શિક્ષણ ધરાવતા યુવાનોને ટ્ અને થ્રી વ્હીલર વાહનોના સમારકામની તાલીમ આપવાની વ્યવસ્થા શરૂ કરાઇ છે હોન્ડા મોટરસાઇકલના સહયોગથી અહીં બાર લાખ રૂપિયાના ખર્ચે ટ્ર વ્હીલર માટે અઘતન વર્કશોપ સ્થાપવામાં આવ્યો છે

ના પ્લેસમેન્ટ અધિકારીએ જણાવ્યું છે કે સરકારી ધારાધોરણ મુજબ નિર્ધારીત સામાન્ય ફી ચૂકવીને અહીં તાલીમ મેળવા શકાશે આણંદ જિલ્લાના તારાપુર નજીક ધર્મજ રોડ ઉપર ટ્રક અને એક્ટિવા વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજયું છે આણંદ જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે ધર્મજ રોડ ઉપર એક ટ્રક ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ઉપર સવાર બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું જયારે અન્ય યુવકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે તારાપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે